પ્રાદેશિક સમાચાર બેકુલા પરમાર વાંચે છે

ન્યુ કોરોના ટ્યૂન વડી અદાલત ગુજરાત વડી અદાલતે રાજ્યમાં કોરોનાના કેસ અને દવાઓની અછત અંગે રાજ્ય સરકારની કામગીરીની ટીકા કરી છે મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ ભાર્ગવ ડી કારીયાની બેંચ સમક્ષ આજે સુઓ મોટો અરજીની સુનાવણી થઇ હતી અખબારોમાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લઈને અદાલત દ્વારા સરકારને નોટીસ આપવામાં આવી હતી

વધી રહેલા કેસના નિયંત્રણમાં સરકારની નિષ્ફળતા ગણાવી તેમણે શહેરો અને ગામડાઓમાં પણ કડક પગલાંની હિમાયત કરી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અદાલત સમક્ષ રજૂઆત કરી કે રેમડેસીવીર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે પરિણામે અછત સર્જાઈ છે હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું કે ભારતમાં પ્રતિ દિવસ પોણા બે લાખ વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે

આજે પ્રતિદિન સવા લાખ ટેસ્ટ કરવામાં આવે છે

ટી પી સી આર ટેસ્ટ કરીએ છીએ રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવ પણ ઘટાડ્યા છે ધન્વન્તરી અને સંજીવની રથ દ્વારા ડોકટર હેલ્થ વર્કર પણ ઘરે ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીગ યોગ્ય રીતે કરે છે

લોક ડાઉન અંગે એડવોકેટ જનરલે જણાવ્યું કે ગત વર્ષે લૉકડાઉન એ ભારત સરકારનો નિર્ણય હતો પરંતુ લૉક ડાઉન એ સોલ્યુશન નથી લાખો લોકોનું માઈગ્રેશન થશે અને રોજેરોજનું કમાઈને ખાતા લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડશે રાજય સરકાર અને સમગ્ર વહીવટી તંત્ર અસરકારક કામગીરી કરે છે

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત યાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ ભરતસિંહ સોલંકી સિદ્વાર્થ પટેલ શકિતસિંહ ગોહિલ તેમજ નીશિત વ્યાસ દ્વારા રાજ્યમાં કોરોના સંક્રમણની અતિ વિસ્ફોટ પરિસ્થિતિને ત્વરિત નિયંત્રણમાં લેવા રાજ્યપાલને આવેદન આપ્યું હતું

ગઈકાલે મેડીકલ કોલેજ સામુહિક આરોગ્ય કેંદ્રો પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને ગ્રામ્ય કક્ષાએ સબસેંટરો ખાતે રસીકરણ મહોત્સવ અંતર્ગત ઝુંબેશ સ્વરુપે રસિકરણ કામગીરી કરવામા આવી હતી કોવિડ સેન્ટર પંચમહાલના સીવિલ અને અલ હયાત કોવિડ સેન્ટરોમાં દર્દીઓ વધતા તંત્ર દ્વારા હાલ નર્સિંગ કોલેજ ખાતે શરૂ કરાયેલ કોવિડ સેન્ટરમાં વધારાનાં બેડની સુવિધા વધારવાની કામગીરી ચાલી રહી છે

જો કે બંધ મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવશે કોરોનાના વધતા સંક્રમણને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા શામળાજી મંદિરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પહેલાં પણ લૉક ડાઉનના સમયે શામળાજી મંદિર બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોરોના સંક્રમણ દર ઓછો થતાં સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર ફરીથી શરૂ કરાયું હતું

હવે મંદિર આગામી રામનવમીના દિવસથી રાબેતા મુજબ શરૂ થશે દ્વારકા મંદિરો કોરોના મહામારીના પગલે દ્વારકાધીશ મંદિર સહીત જિલ્લાના ધાર્મિક તેમજ ફરવા લાયક સ્થળો બંધ કરાયા છે જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકા જગત મંદિર સહિત નાગેશ્વર જ્યોતિ લિંગ મંદિર રૂક્ષ્મણી મંદિર ભળકેશ્વર મંદિર સુદામા સેતુ ગોમતી ઘાટ શિવરાજ પૂર બીયમાં યાત્રિકોનો પ્રવેશ આજથી બંધ કરવામાં આવ્યો છે કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં લઇ તંત્ર એ આ નિર્ણય કર્યો છે તમામ મંદિરમાં નિત્ય ક્રમ મુજબ પૂજા આરતી ભક્તોના પ્રવેશ વગર પૂજારી દ્વારા ચાલુ રહેશે